કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન વિધેયક રજૂ કર્યું હતું જેના પર આશરે છ કલાક સુધી ચર્ચા ચાલી હતી અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સંસદને જવાબ આપ્યા હતા વિપક્ષ સતત આ વિધેયકનો વિરોધ કરી રહ્યું હતું પરંતુ શિવસેનાનું વલણ પણ આ મુદ્દે અસ્પષ્ટ રહેતા તેમણે સંસદમાંથી ગૃહત્યાગ કર્યો હતો આ અગાઉ લોકસભામાં પણ આ વિધેયક મટી સરસાઈથી પસાર થયું છે વિરલ રાણા પ્રધાનમંત્રી નાગરિકત્વ સુધારો ખરડો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકતવ સુધારા વિધેયકને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે આનાથી પડોશી દેશોમાં લઘુમતી પર થતી ધાર્મિક સતમણીનો અંત આવશે આ ઉપરાંત આ કાયદાથી ભારતમાં વસતા પરંતુ નાગરિક અધિકાર અને સુવિધાઓથી વંચીત લોકોની અસ્થિરતાનો અંત આવશે

ઈસરોના ચેરમેન એન

તે દ્વારા ખેતી ખનીજ વન તથા દરિયાકાંઠા માટીનું પ્રથ્થકરણ આપત્તી વ્યવસ્થાપન અને સરહદ પર દેખરેખ જેવી કામગીરી કરશે રીસેટ ઉપગ્રહમાં સીન્થેરીક અપેરચર રડાર છે જે દિવસે રાત્રે અથવા વાદળ છાયા વાતાવરણમાં પણ ફોટા લઈ શકે છે

ફળદુએ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવી વિધાનસભાગૃહમાં પાક સહાય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ વિગતો આપી હતી

માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પુછોલા એક તારાંકિત લેખિત પ્રશ્નના ઉતતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું

ભારતીય ટીમના ખેલાડીઓ કે

ભારતે બે વિરુધ્ધ એક મેચ સાથે શ્રેણી જીતી લીધી છે વિરલ રાણા હવામાન સાઈકલોનિક સર્કયુલેશનને પગલે કચ્છ અને બનાસકાંઠામાં આજે હળવો વરસાદ થવાની શક્યતા હવામાન વીભાગે વ્યક્ત કરી છે આજથી બે દિવસ રાજ્યમાં તાપમાનં પણ ઘટાડો નોંધાશે

દરમિયાન હવામાન વીભાગની ભર શિયાળે વરસાદની આગાહી વચ્ચે ગત મોડી રાત્રે પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ નારાયણ સરોવર ઉપરાંત વર્માનગર ઘડુલી દયાપરમાં વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે આ માવઠું એટલે ભારે હતું કે રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા